ૈ રાજય યુંટણી પંચના કમિશ્નર સંજય પ્રસાદે મતદારો રાજકીય પક્ષોના અગ્રણીઓ સુરક્ષા કર્મીઓ અન વહીવટી કર્મચારીઓનો આભાર માન્યો

કોરોનાની માર્ગદર્શિકા મુજબ રાજકોટમાં મુખ્યમંત્રીએ મતદાન કર્યુ ૈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલ સહિત તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓએ મતદાન કર્યુ

પત્રકારો સાથ વાતચીત કરતા અમીત શાહે કહયું હતું કે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રારંભ થયો છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ્વત્વ હેઠળ ગુજરાતમાંથી વિકાસની અવિરત યાત્રા ચાલુ થઇ હતી

પાટીલ સુરત ખાતથ્રી સહપરીવાર મતદાન કર્યુ હતું શ્રી પાટીલા પત્રકારો સાથમ્રા વાતયીત કરતા જણાવ્યું કે લોકશાહીના પર્વમાં સૌ મતદારો વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા સાંસદ પુનમબશ્ન માડમ ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા રાજયસભાના સભ્ય નરહરી અમીન સહિત તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓએ મતદાન કર્યુ હતું અમદાવાદ મહાનગરપાલિકાના મતદાન અંગામાહિતી આપાછા અમારા સંવાદદાતા અર્પણા ખુંટ